થયેલા વિવાદના પગલે સમગ્ર વિશ્વ એ બાબતથી વાકેફ થયું છે કે પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓની સતામણી થાય છે

મંદીરમાં મહિલાઓના પ્રવેશ અંગેની અરજીઓની સુનાવણી આજથી હાથ ધરશે

ભવિષ્યમાં ઉર્જા અંગેની વિશ્વ પરિષદનો અબુધાબીમાં આજથી આરંભ થશે

ન્યુઝીલેન્ડ સામેની ટ્વેન્ટી ટ્વેન્ટી મેચોની શ્રેણી માટેની ભારતીય ક્રિકેટ ટીમમાં રોહિત શર્મા અને મહંમદ સામીનો સમાવેશ કરાયો છે

ધાર્મિક લધુમતીઓની સતામણી થાય છે જોકે આ ધારો નાગરિકત્વ આપવા અંગેનો હોવા છતાં કેટલાક યુવાનોને આ મુદ્દે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવા અંગે પ્રધાનમંત્રીએ ખેદ વ્યક્ત કર્યો હતો પશ્ચિમ બંગાળમાં રામકુષ્ણ મિશનના વડામથક બેલૂર મઠ ખાતે સ્વામિ વિવેકાનંદની જ્યંતિની ઉજવણીના કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નાગરિકત્વ ધારાની ઈશાન ભારત વિસ્તારમાં કોઈ વિપરીત અસર થશે નહીં તેમજ તેના લીધે કોઈ નાગરિકત્વ પણ ગૂમાવશે નહીં શ્રી મોદીએ સ્વામી વિવેકાનંદના નવા ભારતના સ્વપ્નને સાકાર કરવા સહકાર આપવા યુવાનોને અપીલ કરી હતી સ્વામીજીએ જ્યંતિની ગઈકાલે સમગ્ર દેશમાં યુવા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી

પ્રધાનમંત્રીએ બંદર ધરાવતા શહેરોને જળમાર્ગે જોડવા ઉપરાંત વોટર સપોર્ટ આધારીત પ્રવાસનને દેશમાં પ્રોત્સાહન આપવાનું સૂચન કર્યું હતું

આ કાર્યક્રમમાં દેશભરના બે હજારથી વધુ વિદ્યાર્થીઓ વાલીઓ તથા શિક્ષકો ભાગ લેશે પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવા ઉપરાંત પરીક્ષા અંગેનો તણાવ કેવી રીતે ધટાડવો તેનું માર્ગદર્શન પણ આપશે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

આ બંધારણી બેંચમાં અન્ય ન્યાયાધીશોના નામ આ મુજબ છે

ભાનુમતી અશોક ભુષણ એલ

વિધાનસભાના અધ્યક્ષ વિજયકુમાર ચૌધરીએ જણાવ્યું છે કે ધારાસભ્યો ગૃહમાં આ વિધેયક અંગે રાજ્ય સરકારની દરખાસ્ત બાબતે પણ ચર્ચા કરશે

આ પરિષદની વિષય વસ્તુ છે વૈશ્વિક ઊર્જા વપરાશ અંગે પુનઃ વિયાર ઉત્પાદન અને મૂડીરોકાણ

હવે ટીમમાં રિશભ પંત એક માત્ર વિકેટ કીપર રહ્યા છે

શ્રીલંકા સામેની ટ્વેન્ટી ટ્વેન્ટી મેચોની શ્રેણીમાં ઈજાના કારણે બહાર રહેલા જસપ્રિત બુમરાહ ન્યુઝીલેન્ડ પ્રવાસમાં પાછા ફર્યા છે

અમેરિકન દળો ધરાવતા આ લશ્કરી થાણામાં ગઈકાલે થયેલા રોકેટ ફમલામાં બે ઈરાકી અધિકારીઓને ઈજા થઈ છે

આ થાણામાં અમેરિકન હવાઈદળના કેટલાક અધિકારીઓ હતા પણ તાજેતરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ઉભા થયેલા તનાવના પગલે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા